કર્ણાટકની સંયુક્ત સરકાર બચાવી લેવા કોંગ્રેસ તથા જેડીએસ પક્ષે સંબંધિત ધારાસભ્યોનો સંપર્ક કરવાના સઘન પ્રયાસો કર્યા છે

વિદ્રોહી ધારાસભ્ય બી

પાટીલે ગઈકાલે મુંબઈમાં જણાવ્યું હતું કે હવે નિર્ણયમાં ફેરફારનો અવકાશ નથી કર્ણાટકની વિધાનસભાના અધ્યક્ષ કે

રમેશે જણાવ્યું છે કે તેમને મળેલા તેર ધારાસભ્યોના રાજીનામા અંગે તેઓ આવતીકાલે વિચારણા કરશે અમેરિકાથી ગઈકાલે બેંગલુરૂ પહોંચેલા મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી આજે રાજ્યમંત્રી મંડળની તાકીદની બેઠક બોલાવે તેવી સંભાવના છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિધ્ધરમૈયાએ પણ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક આવતીકાલે સવારે બોલાવી છે દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ બી

યેદીયુરપ્પાએ જણાવ્યું છે કે તેઓ રાજ્યપાલને મળવા જવાના નથી અને વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયની રાહ જોશે

જયશંકર સાથે આજે દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા કરશે તેઓ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મંત્રણા કરશે યુએઈના વિદેશમંત્રી ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે ગઈકાલે દિલ્હી પહોંચ્યા છે બંને દેશો વચ્ચેના સંબંધો તાજેતરમાં વધુ મજબૂત બન્યા છે યુએઈના વિદેશમંત્રી ભારતની આ મુલાકાત વખતે બંને દેશો વચ્ચે સહકાર વધારવાની સંભાવનાવાળા ક્ષેત્રો અંગે ચર્ચા કરશે

પુત્રી વૃક્ષ અને શિક્ષક આ શિર્ષક હેઠળ લખાયેલા આ લેખમાં પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણની પરંપરાગત પદ્ધતિએ અંગે ચર્ચા કરી છે પ્રધાનમંત્રીએ વેરાવળના એક શિક્ષકની હૃદયસ્પર્શી ઘટના આ લેખમાં જણાવી છે એક શિક્ષકે વ્રક્ષો વધારવા હાથ ધરેલા પ્રયાસો અને તેમણે વિદ્યાર્થીઓને આ હેતુથી આપેલી પ્રેરણાની વાતની શ્રી મોદીએ પ્રશંસા કરી છે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને વાસણ સ્વચ્છ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જળથી વૃક્ષોને સિંચવાનું સૂચન કર્યું છે તેમણે આવા આગવા ઉપાયોથી પર્યાવરણના રક્ષણ માટે શક્ય તમામ પ્રયાસ કરવા લોકોને અપીલ કરી છે

શ્રી હકીમે જણાવ્યું હતું કે મોટાભાગના કાઉન્સિલરોએ મેયરની પ્રવૃત્તિઓ બાબતે વિરોધનો સૂર વ્યક્ત કર્યો દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે ગઈકાલે બિધાનનગર મ્યુનિસિપાલીટીના મેયર સાથે ચર્ચા કરી છે

ગઈકાલે દિલ્હીમાં પુસ્તક વિમોચન સમારંભમાં તેમણે ભારતીય તત્વજ્ઞાનનું પ્રતિબિંબ ઝીલાયું હોય તેવા સમાજ નિર્માણની જરૂર ઉપર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે આદિ શંકરાચાર્ય તથા સ્વામી વિવેકાનંદ જવા આધ્યાત્મિક ક્ષેત્રના દિગ્ગજોએ દેશનો નેતિક પાયો રચ્યો છે શ્રી નાયડુએ ભારતીય જ્ઞાનનો પરિચય આપતા વિવેકદીપીની પુસ્તકનું વિમોચન કર્યું હતું

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે રજા રદ કરવાનો આદેશ જારી કરીને રોગ નિયંત્રણ કામગીરીમાં ખાનગી હોસ્પિટલોને પણ સાંકળી લેવાનો નિર્ણય લીધો છે

ગઈકાલે મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત ખાંડ પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ખાંડનું ઉત્પાદન દેશમાં વધુ છે અને આ ઉત્પાદન હજી વધારવાથી કોઈ લાભ થશે નહીં જ્યારે ઇથેનોલને ભવિષ્ય તરીકે ઓળખાવીને શ્રી ગડકરીએ ઇથેનોલનું ઉત્પાદન વધારવાનું સૂચન કર્યું હતું કેન્દ્ર સરકારે ઇથેનોલ અંગે પારદર્શક નીતિ ઘડી છે અને પેટ્રોલિયમ મંત્રાલય પણ તેની ખરીદી કરવા તૈયાર છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ઇથેનોલ ઉત્પાદન એકમ શરૂ કરવા જરૂરી મંજુરી આપવા મહારાષ્ટ્ર સરકાર સિંગલ વીન્ડો સીસ્ટમ લાવશે

સંરક્ષણ પ્રવક્તાએ ગઈકાલે કોલકતામાં જણાવ્યું હતું કે આ માછીમારોને ગઈકાલે સલામત રીતે પારાદીપ બંદરે લઈ જવાયા છે

એમ પી

સિંહે ગ્રેટર નોઇડામાં યોજાયેલી આંતર રાજ્ય સંકલન બેઠકમાં વાર્ષિક કાવડ યાત્રાની તૈયારીઓ તથા સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આ બેઠકમાં દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન અને હરિયાણાના ટોચના પોલીસ તથા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પાંડેએ કહ્યું કે સલામતી વ્યવસ્થાના ભાગરૂપે દેખરેખમાં હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરાશે

ન્યૂજર્સીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને યુરેનિયમ શુધ્ધિકરણની મર્યાદા તોડવા પાછળ એક કારણ હોવાથી આ મુદ્દે સાવચેતી રાખવાની સૂચના આપી છે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના દેશો સાથે સધાયેલા અણુ કરારની શરતોનો ભંગ કરવા માટે ઇરાન સામે નવા પ્રતિબંધો લાગુ થઈ શકે છે